તેમની સાથે ભૂમિદળના વડા જનરલ બિપીન રાવત રહ્યા હતા સુરી નિર્મલા સીતારમણે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ બેઠક કરી હતી ત્રાસવાદીઓની વધેલી ઘુસણખોરી અને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ રહી છે આ અગાઉ સુશ્રી સીતારમણ અને જનરલ રાવતે અલબીર લશ્કરી મથકની પણ મુલાકાત લીધી હતી અલબીરમથકનીમુલાકાત લેનાર સુશ્રી સીતારમણ પ્રથમ સંરક્ષણમંત્રી છે

આગામી દિવસોમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની શકયતા છે આશુતોષ અંતાણી જન્માષ્ટમી આજે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી ક્રષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની સમગ્રદેશ અને રાજ્યમાં ભારે ધાર્મિક શ્રશ્ધ્ધા ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે

વૈંકેયા નાયડુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમી નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી રાજ્યમાં દ્વારકામાં જગતમંદિર ખાતે આજે રાત્રે બાર વાગ્યો ભારે હર્ષોલ્લાસ સાથે ક્રષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે જગતમંદિરને ભારે રોશનીથી શણગારવામાં આવ્યું છે ઉપરાંત રાજ્યના ડાકોર શામળાજી સહીતના મુખ્ય કૃષ્ણ મંદિરોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી છે આશુતોષ અંતાણી કુષ્ણ જન્મોત્સવ સમગ્ર રાષ્ટ્ર તથા રાજ્ય સહીત કચ્છ જિલ્લામાં પણ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાક્ટયોત્સવ જન્માષ્ટમી પર્વની ભારે શ્રધ્ધાથી ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે જિલ્લામાં મુખ્ય ક્રષ્ણ મંદિરો હવેલીયો તેમજ સ્વામી નારાયણ મંદિરોમાં આજે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે મંદિર પરિસરોને ભારે રોશનીથી શણગારવામાં આવ્યા છે જિલ્લામાં વિવધ સ્થળોએ મટકી ફોડ મહાઆરતી સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જિલ્લામાં પુરાણ પ્રસિધ્ધ નારાયણ સરોવર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે

નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તમંડળના આદેશથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓમાં લોક અદાલતો યોજાશે

સાથેસાથે જન્માષ્ટમીનું પર્વ પણ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવશે જિલ્લાભરના શિવાલયો તથા કૃષ્ણ મંદરોમાં ભક્તજનો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી રહ્યા છે

જેમાં ગ્રામ્ય તેમજ શેહરી વિસ્તારનાલોકો ઉમંગભેર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ ખાતે આયોજીત એક સમારોહમાં બલ્ક કાર્ગોની કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દિન દયાળ પોર્ટ ટ્રસ્ટના કાર્યવાહક ચેરમેન સંજય ભાટીયા તથા પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો

આ વિજય સાથે યજમાન ઈંગ્લેન્ડે ત્રણ વિરૂધ્ધ એકથી શ્રેણી પણ જીતી લીધી છે